સંસદ ભવનનો શિલાન્યાસ કરશે કેન્દ્ર સરકાર અને ક્રષિ ધારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે છઠ્ઠા દોરની વાતયીત બુધવાર નવમી ડિસેમ્બરે યોજાશે

તેમણે કહ્યું કે સંસદ ભવનનું આ નવું બિલ્ડીંગ આત્મનિર્ભર ભારતના લોકશાહીનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે

ઉત્તર પ્રદેશ મેદ્રો રેલ વિભાગે આ પરિયોજના પૂરી કરવા માટે પાંચ વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે મેટ્રો રેલવે દ્વારા આ ગ્રાના વિવિધ પ્રવાસન સ્થળો એક સાથે જોડી શકાશે ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી તાજમહલને નિહાળવા આવતા પ્રવાસીઓ પર્યાવરણને અનુકૂળ પરિવહનની સુવિધા મેળવી શકશે

સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓએ ગઈકાલે દિલ્ફીમાં પાંચમા દોરની વાતચીત કરી હતી આ બેઠકમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખાતરી આપી હતી કે લધુત્તમ ટેકાના ભાવોની પદ્ધતિ ચાલુ રહેશે તેમણે ખેડૂતોને બધા જ મુદ્દાઓ કેન્દ્ર સરકાર ધ્યાનમાં લેશે તથા વિયારણા કરશે તેમ પણ જણાવ્યું હતું

તેમણે ખેડૂતોને કુષિ ધારાનો વિરોધ કરતા દેખાવો બંધ કરવાની અપીલ કરી છે

પ્રધાનમંત્રી નરેન્રં મોદીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુસ્થતિથી નિમિત્તે ભાવભીની અંજલી અર્પણ કરી છે એક ટવીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે તેમના વિચારો અને આદર્શ લોકોને પ્રેરણા આપે છે આપણે સૌ તેમના સ્વપ્ન સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ ગુફમંત્રી અમિત શાહે ભાવભીની અંજલી અર્પણ કરતા જણાવ્યું કે તેમના આદર્શોનું પાલન કરતાં કેન્વ્વ સરકાર વંચિત પરિવારોના કલ્યાણ માટે સમર્પિત છે માહિતી અને પ્રસારણા મંત્રાલયના ઉપક્રમે ડો આંબેડકરના જીવન કાર્યને દર્શાવતી અને ડોક્ટર જબ્બાર પટેલ દ્વારા દિગદર્શિત ફિલ્મ દર્શાવવામાં આવશે જે આપ ફિલ્મ ડિવિઝનની યુ ટ્યૂબ ચેનલ પરથી જોઈ શકાશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ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

વાવાઝોડાના કારણે થયેલા વરસાદના પગલે જે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે તેવા ખેડૂતોને સરકાર એક લાખ રૂપિયાની સહાય કરશે

તાજેતરમાં હરણના શિકારના આરોપસર માઉન્ટ આબુ નજીકથી પાંચ શિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી